પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓથી માહિતગાર કર્યા

રાજસ્થાન સરકારે કોરોનાના કારણે આ વર્ષની રાજ્યની તમામ યુનિવર્સિટીઓ મહાવિદ્યાલથો અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓ નહી કરવાનો નિર્ણય કર્યો છે

શ્રી મોદીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓનથી માહિતગાર કરાયા

એસ દેશવાલે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાલની લદાખ યાત્રાથી સરહદ પર તૈનાત શસ્ત્રદળોનું મનોબળ વધ્યું છે શ્રી દેશવાલે કહ્યું છે કે લશ્કર અને અર્ધલશ્કરી દળોનો જુસ્સો પુરજોશમાં છે અને સરહદની સલામતી માટે સમર્પિત છે

આ પ્રસંગે શિષ્ય પોતાના ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા અને આભાર વ્યક્ત કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે

તેમણે કહ્યું કે હું આ પ્રસંગ પર તમામ ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરૂં છું પ્રધાનમંત્રી એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્વશ્રેષ્ઠ ભારતીય એપ વિકસિત કરવા માટે આત્મનિર્ભર ભારત ઇનોવેશન પડકારનો શુભારંભ કર્યો છે સ્ટાર્ટ અપ અને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા તથા ભારતીય એપ નિર્માતા અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે આ શરૂઆત કરવામાં આવી છે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારતીય એપ્સમાં વિશ્વસ્તરીય બનવાની ક્ષમતા છે તેમણે લોકોને ટેકનોલોજીથી જોડાયેલા સમુદાયથી આત્મનિર્ભર ભારત ઇનોવેશન પડકારમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો આ પડકાર બે સ્તરો પર યોજાશે હાલની એપનું સંવર્ધન અને નવી એપનું વિકાસ

શ્રી મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી આપણા દેશમાં કૃષિ સંશોધન વિસ્તરણ અને શિક્ષણની પ્રગતિની સમીક્ષા કરી હતી

ઉપરાંત ખેડૂતોની માંગણી પ્રમાણે માહિતી આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું તેમણે તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે ભોજનમાં જીવાર બાજરો રાગી જેવા ધાન્ય સમાવવા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્વો હતો ટ્રમ્પ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોવિડ મહામારી માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવે કારણ કે ત્યાંથી જ આ વાયરસનું સંક્રમણનો પ્રારંભ થયો છે તેમણે કહ્યું છે કે ચીને કોરોના સંક્રમણ અંગે જે રીતે તથ્યો છુપાવ્યા છે અને સચ્યાઇ ઉપર ઢાંકપિછોણો કર્યો તેના કારણે જ સમગ્ર દુનિયામાં આ સંક્રમણ ફેલાવ્યું છે

જેના માટે પહેલા વિદેશમાંથી આયાત અને ખાસ કરીને ચીન ઉપર નિર્ભર રહેવું પડતું હતું તેમણે દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે

જેમાં ઉત્તરાખંડ છત્તીસગઢ રાજસ્થાન ચંદીગઢ અને લદ્દાખ છે

જેમણે ગયા મહિને ગલવાન ખીણમાં પોતાના જીવ ગુમાવ્યા હતા હોસ્પિટલમાં આઇ સી યુ અને વેન્ટીલેટર વોર્ડનું નામ કર્નલ બી સંતોષ બાબુના નામ ઉપર રાખવામાં આવ્યું વિમાની મથકની નજીક આવેલી આ હોસ્પિટલ સમગ્ર રીતે વાતાનુકુલિત છે જેનું સંચાલન સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવશે

ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું દસ હજારથી વધુ પથારીઓવાળી આ હોસ્પિટલ વિશ્વમાં પોતાની રીતે સૌથી મોટું કેન્દ્ર છે આઇટીબીપીએ આ કેન્દ્રમાં સલામતી સ્વાગતકક્ષ કોલ સેન્ટર નર્સિંગ સ્ટેશન કમાન્ટ કન્દ્રોલ સ્ટોર્સ અને દેખરેખ રાખતા સ્ટાફના સભ્યો સહિત તમામ વ્યવસ્થા કરી છે આ કેન્દ્રના સારા સંચાલન માટે એક હજાર ડૉક્ટર નર્સો અને પેરામેડિકલ સ્ટાફને કામે લગાવ્યા છે

તેમણે કહ્યું કે ગૃહમંત્રી શ્રી અમીત શાહના દિશાનિદેશોથી દિલ્હીમાં આ પોતાની રીતે સૌથી મોટું કોવિડ સેન્ટર બની ગયું છે

એક દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં રોપાઓને રોપવા માટે લોકોની ભાગીદારી અને જુદા જુદા વિભાગની વચ્ચે સમન્વયથી કામગીરી કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્ર ગુરૂપૂર્ણિમા નિમિત્તે નદીઓના કિનારે સ્નાન કરવા આવેલા લોકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે લોકો પોતાના ગુરૂજનોથી આશીર્વાદ મેળવવા માટે આવી પર્હોચ્યા છે રાજ્યપાલ આનંદીબન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી

લોકો પોતાના ગુરૂજનોને સન્માન આપવા અને તેમની યાદમાં વૃક્ષારોપણ કરી રહ્યાં છે રાજસ્થાન કોવિડ રાજસ્થાન સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષની રાજ્યની તમામ યુનિવર્સિટીઓ મહાવિદ્યાલયો અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓ નહી કરવાનો નિર્ણય કર્યો છે અમારા સંવાદદાતાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આજે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉચ્યશિક્ષણ રાજ્યમંત્રી શ્રી ભંવરસિંહ ભાટીએ કહ્યું છે કે આ વર્ષે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પરીક્ષાઓ વગર આગળના ક્લાસમાં બઢતી આપવામાં આવશે વિદ્યાર્થીઓના માર્કસના નિર્ધારણ પછી માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દિશા નિર્દેશો પછી નિર્ણય લેવામાં આવશે

આનાથી મુંબઇના નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે